જુદા જુદા પક્ષોના સ્ટાર પ્રચારકો મતદારોને રીઝવવા જુદી જુદી જગ્યાઓએ ચૂંટણી સભાઓ યોજી રહ્યા છે સીનિયર ભાજપ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે હરિયાણામાં ચૂંટણી સભાને સંબોધી હતી કુરૂક્ષેત્રમાં વિજય સંકલ્પ રેલીને સંબોધતાં તેમણે કહ્યું કે પાકિસ્તાન તરફ વહેતી ભારતની નદીઓના પાણીનું એક એક ટીપું દેશના ખેડૂતો અને કેટલાંક પ્રોજેક્ટો માટે પૂરું પડાશે શ્રી મોદીએ કહ્યું કે હરિયાણાના આ પ્રોજેક્ટોની સાથે સાથે અન્ય રાજ્યોને પણ પાણી અપાઈ રહ્યું છે

તેમણે કહ્યું કે તેઓ ભારતને સુપર પાવર બનાવવા માંગે છે પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતીય એરફોર્સના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને પાકિસ્તાનમાંથી મુક્ત કરવાની બાબત એ રાજદ્વારી સફળતા હતી શ્રી મોદીએ ખાતરી આપી હતી કે તેમણે શાસન સોંપાશે તો વેપારીઓ માટે રાષ્ટ્રીય આયોગ બનાવાશે અને નાના દ્વકાનદારો માટે પેન્શનની યોજના લાગુ કરાશે જુદી જુદી યોજનાઓ દ્વારા ખેડૂતોના જીવન ધોરણમાં સુધારો લવાશે શ્રી મોદીએ સીરસામાં પણ ચૂંટણી સભાને સંબોધી હતી ત્યાં તેમણે કહ્યું કે તેમની સરકારે પાંચ વર્ષ દરમિયાન સમાજના દરેક વર્ગના લોકો માટે કામ કર્યું છે

પ્રધાનમંત્રી સહિત કેટલાંક ઉચ્ચ કક્ષાના નેતાઓએ મતદારોને રીઝવવા દિલ્હીમાં પ્રચાર કર્યો હતો ભાજપના અધ્યક્ષ અમિત શાહ ઝારખંડ અને મધ્યપ્રદેશમાં પ્રચાર કરશે

તેમણે તેમના સંબોધનમાં મુખ્યત્વે ન્યાય યોજના ખેડૂતો માટે અલગ બજેટ નોટબંધીની અસરો અને રફાલ સોદાને આવરી લીધા હતા રાહુલ ગાંધીએ કહ્યું કે છેલ્લાં પાંચ વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતો અને યુવાનો સાથે અન્યાય કર્યો છે પણ કોંગ્રેસ તેઓને ન્યાય આપશે

તેમણે કહ્યું કે કોંગ્રેસ ઇચ્છે છે કે પૈસા સીધે સીધા ગરીબો યુવાનો અને શહીદોના પરિવારજનોના ખાતામાં જમા થશે ઉત્તરપ્રદેશમાં બસપાના વડા માયાવતીએ આઝમગઢ ખાતે એસપી બસપા આરએલડી મહાગઠબંધનની ચૂંટણી સભાને સંબોધી હતી તેમણે ભાગલા કરો અને રાજ કરોની નીતિનો ભાજપ અમલ કરી રહ્યો હોવાનો આરોપ મૂક્યો હતો માયાવતીએ કહ્યું કે તેમનું મહાગઠબંધન દલિતોને તેમના હક્કો પૂરા પાડશે સપાના વડા અખિલેશ યાદવે સંબોધનમાં કહ્યું કે આ જોડાણ મહાપરિ નિર્વાણ માટે છે તેમણે જીએસટીના અમલથી દેશમાં બેરોજગારી વધી છે અને ખેડૂતો હતાશ થયા છે તેવો આરોપ મૂક્યો હતો આરએલડી વડા અજીતસિંહે રેલીને સંબોધતા ભાજપના શાસનમાં બેરોજગારીનો વધારો થયો છે

ફેસબુક પોસ્ટમાં તેમણે જણાવ્યું કે કોંગ્રેસ માને છે કે વધતી જતી કિંમતોથી સામાન્ય માણસના જીવન ધોરણ ઉપર ભારે અસર થાય છે

જેમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષીત પણ જોડાયા હતા શ્રીમતી દિક્ષીત પક્ષના ઉત્તર પૂર્વ દિલ્હી બેઠકના ઉમેદવાર છે

પક્ષે કહ્યું છે કે ચૂંટણી પંચનો આદેશ સ્થળ વાસ્તવિક્તા સાથે સ્રસંગત નથી

મુખ્ય ન્યાયાધીશ શ્રી રંજન ગોગોઇ અને ન્યાયાધીશ શ્રી આર

નરીમાનની ખંડપીઠે જણાવ્યું કે આસામમાં નાગિરક નોંધણીપત્રકના સંયોજક પ્રતિક હાજેલાને સ્વતંત્ર રીતે કામગીરીની છૂટ છે તેઓ લોકોના દાવાઓ અને વાંધાઓ અંગે પ્રક્રિય કરશે શ્રી હાજેલાએ રજૂઆત કરી હતી કે ઘણા લોકોએ ફરિયાદ કરીને નામો સામે વાંધા રજૂ કર્યા છે

તેમણે કોર્ટની અવમાનનો કેસ ભાજપ સાંસદ મીનાક્ષી લેખીએ કર્યો છે તેણે બંધ કરવા માંગણી કરી હતી ગાંધીએ રફાલ બાબતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વિરૂધ્ધ ટીપ્પણી કરી હતી એક તાજા સોગંદનામામાં રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે તે કોર્ટનું સન્માન જાળવવાની બાબત જણાવી તેમની સામેની અદાલતના અવમાનની ગુનાઇત કાર્યવાહી અટકાવવા વિનંતી કરી છે

ચીનનું આ નિવેદન ઇરાનના એ કથન બાદ આવ્યું છે કે જો અન્ય મોટા દેશો અમેરિકાના પ્રતિબંધોની ઉપેક્ષા કરવામાં મદદ નહીં કરે તો તે યુરેનિયમના જથ્થા ઉપર રોકને સમાપ્ત કરી દેશે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જેંગ શુઆંગે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે આ વ્યાપક સમજુતી કરારનો અમલ કરવાની દરેક પક્ષોની જવાબદારી છે ઇરાને ચેતવણી આપી છે કે સમજુતીના અન્ય પાંચ પક્ષો અમેરિકાના પ્રતિબંધો હોવા છતાં સોદાથી ઇરાનને મદદ કરવાની પ્રતિબધ્ધતાને સાત દિવસની અંદર પૂરી નહીં કરવામાં આવે તો અન્ય પાબંદીઓને રદ કરી દેશે દરમિયાન રશિયાએ જણાવ્યું છે કે તે ઇરાનના અણુ કરાર સોદાને સાથે રહેશે ક્રેમલિનના પ્રવક્તા ડી મીટ્રરી પેસ્કોવે કહ્યું કે પ્રેસિડેન્ટ વાલદામીર પુતિન કરાર માટે વચનબધ્ધ છે અને આ સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી

મુસ્લિમ ધર્મની બાબતોના મંત્રી અબ્દૂલ હલીમે કહ્યું કે મુસ્લિમ સમાજના આગેવાનો સાથે વિચાર વિમર્શ કર્યા બાદ કેબિનેટ બેઠકમાં આ અંગે કામગીરી હાથ ધરાશે તેમણે કહ્યું કે કેટલીક મદરેસામાં પારદર્શિતા વગર વિદેશમાંથી નાણાં ભંડોળ મળી રહ્યું છે કાયદામાં યોગ્ય ફેરફાર કરવા અંગેનો પ્રસ્તાવ લાવવાનું પ્રક્રિયા હેઠળ છે મંત્રીએ ઉમેર્યું કે મુસદ્દો તૈયાર કરવા માટે ભારત અને બાંગ્લાદેશ સહિતના કેટલાંક કાયદાઓનો અભ્યાસ કરવામાં આવ્યો છે

સત્તાવાર યાદીના જણાવ્યા મુજબ આ મુલાકાતથી ભારત અને વિયેતનામ વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારો વધુ મજબુત થશે શ્રી નાયડૂ વિયેતનામના નેતાઓ સાથે ચર્ચા મંત્રણા કરશે આ ઉપરાંત તેઓ વિયેતનામના ઉત્તરી વિસ્તાર હા નામમાંથી યોજાનાર એક કાર્યક્રમમાં ભાગ લેશે શ્રી નાયડૂ વૈશ્વિક નેતૃત્વ અને સામાયિક ભાગીદારો માટે બૌધ્ધ વિચારધારાનો અભિગમ આ વિષય પર યોજાનાર સત્રના ઉદઘાટન સમારોહમાં સંબોધન કરશે શ્રી નાયડુ વિયેતનામના ઉપરાષ્ટ્રપતિ સાથે મંત્રણા કરશે તેમજ ભારતીય સમુદાયને પણ સંબોધન કરશે

હારનાર ટીમ ટૂર્નામેન્ટથી બહાર નીકળી જશે જ્યારે વિજેતા ટીમ ફાઇનલમાં જગ્યા મેળવશે